રાજયમાં કોરોના દર્દીઓ સાજા થવાની સાથે સાથે નવા કેસો નોંધાવાનો સીલશીલો યથાવત

તેમણે કહયુંકે આ વર્ષની શરૂઆતમાં કેટલાક લોકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતા કે ભારતમાં કોરોના વાયરસની અસર ભયંકર હશે પરંતુ લોકડાઉન અને સરકારના અનેક ઉપાયો તથા લોકોના સાહસના કારણે ભારત આજે અન્ય દેશોની સામે સારી સ્થિતિમાં છે શ્રી મોદીએ કહયું કે કોરોના વાયરસથી સાજા થવાનો દર વધી રહયો છે અને લોકોના મનોબળે સારા પરીણામો આપ્યા છે પ્રધાનમંત્રીએ કહયું કે લોકોએ વધુ સાવધાન રહેવાની જરૂર છે તેમણે કહયું કે માસ્ક પહેરવુ બે ગજનું સુરક્ષિત અંતર રાખવુ અને ભીડભાડવાળી જગ્યાએથી બચવુ અત્યારે પણ બહ્ જ જરૂરી છે શ્રી મોદીએ ડોકટર જોસેફને જન્મ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું કે ડોકટર જોસેફે તેમનું જીવન સમાજ અને રાષ્ટ્રને સમર્પિત કર્યુ છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ફર્ષ વર્ધનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા તેમણે જણાવ્યું કે આપણે દેશ અન્ય દેશોની સરખામણી ખુબ સારી રીતે કોરોના સામે લડત આપી રહ્યો છે દેશમાં આરોગ્ય સંભાળ અને પરીક્ષણ સંબંધી બુનીયાદી ઢાંચાનો વ્યાપક વિસ્તાર કરાયો છે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરાઇ છે

તેમણે ઉમેર્થુ કે કેન્દ્રીય દળ હાલ સૌથી વધુ પ્રભાવિત ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગણાની મુલાકાતે ગયુ છે

તાપી જીલ્લામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો છે

જેમાં ચાર કેસ એકટીવ છે

જીલ્લાના વિજલપોર શ્યામનગરમાં કોરોના પોઝીટીવ ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનથી પીડાતા એક વૃધ્ધનું મૃત્યુ નિપજયું છે પાટણ જીલ્લામાં પણ આજે એક વધુ કેસ નોંધાયો છે

ડેપ્યુટી કલેકટર યારમી પારેખે જણાવ્યું છે કે દમણમાં આજે સાત નવા પોઝીટીવ કેસો મળ્યા છે છ લોકો પહેલેથી કોરેન્ટાઇનમાં હતા અને કચ્છીગામ અર્જુન ફળીયામાં રહેતી એક મહિલામાં કોરોના પોઝીટીવ મબ્યુ છે રાજકોટ શહેરમાં આજે યાર વધુ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે જેમાં એક મહિલાનું મોત નિપજયું છે જેને ડાયાબીટીસ બીપી અને કીડનીની પણ બીમારી હતી

આજદીન સુધીમાં કોરોનાને કરણે ત્રણ લોકોના મોત નિપજયા છે

અમરેલી જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાથા છે ત્રણેય પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની છે જામનગર જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે પાંચ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થઇ ઘરે પરત ફર્યા છે કચ્છમાં આજે એક સાથે અગીયાર લશ્કરી જવાનોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે ડથુટી જોઇન કરવા વતન થી પરત આવેલા આ જવાનોને ભુજ લશ્કરી મથકે કવોરનટાઇન રખાયા હતા

કુલ સાત દર્દીઓના મોત નીપજયા છે

આ પાંચ ધારાસભ્યોમાં કોંગ્રેસના જે વી કાકડીથા બ્રિજેશ મેરજા પ્રધ્યુમ્નસિંહ જાડેજા જીતુભાઇ યૌધરી અને અક્ષય પટેલનો સમાવેશ થાય છે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે આ પાંચેથ ધારાસભ્યો પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પાંચેય ધારાસભ્યો અને સમર્થકોને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી પ્રસારિત થશે આ કાર્યક્રમ આકાશવાણી ડીડી ન્યૂઝ પ્રધાનમંત્રી કાર્યાલથ તેમજ સૂચના અને પ્રસારણ મંત્રાલથની યુ ટ્યુબ ચેનલો પરથી પણ પ્રસારિત થશે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમના હિંદી પ્રસારણ બાદ તરત જ આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ થશે તેમજ રાત્રે આઠ વાગ્યે આ કાર્યક્રમનું પુનપ્રસારણ થશે ભાવનગર રેલ મંડળ ભાવનગર રેલવે મંડળને કોરોના વોરિવર્સના પુરસ્કારથી સન્માનીત કરાયું લોકડાઉન દરમિયાન ભાવનગર રેલવે મંડળના કર્મચારીઓ પોત પોતાના સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી કરી વિશેષ યોગદાન આપ્યું છે રેલવેના પ્રત્યેક વિભાગના કર્મચારીઓ કોરોના વોર્ડની વ્યવસ્થા સરુક્ષા વ્યવસ્થા શ્રમીક તથા પાર્સલ સ્પેશિયલ દ્રેનોના પરીયાલન યાત્રીકોને ટીકીટ રીફંડ સહીત જરૂરીયાત મંદોને ભોજન પહોચાડવા જેવુ પ્રશંસનીય કાર્થ પણ કર્યુ છે ઉલ્લેખનીય છે કે શ્રમિક વિશેષ ટ્રેનો યલાવવામાં ભાવનગર મંડળની ભૂમિકાને રેલવેમંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિરદાવ્યા છે અને ભાવનગર મંડળની ઉષ્કૃટ કામગીરી બદલ તેને મુખ્યમંત્રી ધ્વારા રેલ પ્રબંધક પ્રશંસા દ્રોફીથી સન્માનિત કરાયા છે

મદદનીશ નિયામક રોજગાર અમદાવાદ શ્રી એસ

વિજયવર્ગીયએ જણાવ્યું છે કે રોજગારવાંચ્છુઓએ રોજગાર કચેરી આવવાની જરૂર નથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા વેબ કેમેરા ધ્વારા હાથ ધરવામાં આવશે

સ્થાપના દિને યોજાનાર કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા તથા શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિ રહેશે ગુજરાત વિદ્યાપીઠના પુર્વ કુલ નાયક લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષક પ્રોફેસર અરુણ દવેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આઇઆઇટીઇના કુલપતિ શ્રી ડોકટર હર્ષદ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક કૌશલ્યો અને ભારતીય મુલ્યો સાથે ઘડાયેલા શિક્ષકો તૈયાર કરવાના વિયારને સાકાર કરવા માટે પ્રતિબધ્ધ આઇઆઇટીઇના સ્થાપના દિવસની ઉજવણી યુનીવર્સીટીના સંકુલમાં એક હજાર વૂક્ષાો રોપીને કરવામાં આવશે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષક પ્રોકેસર અરુણ દવેના પ્રેરક વ્યકતવ્યનું આયોજન પણ કરવામાં આવ્યું છે